કાશ્મીરમાં ગામ તરફ પાછા ફરી નામના સમુદાય આધારિત કાર્યક્રમમાં સ્થાનિક નાગરીકો મોટી સંખ્યામાં જાડાઈ રહયા છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહયું હતું કે વિકાસની શકિત બંદુકની ગોળી અને બોમ્બની શકિત કરતા ઘણી વધારે હોથ છે આ કાર્યક્રમ દરમ્યાન રાજયની ચાર ફજાર પાંચસો પંચાયતોમાં સરકારી અધિકારીઓએ પ્રત્યક્ષ મુલાકાત લઈને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની વિગતો આપી હતી આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં બોલતાં શ્રી મોદીએ વધ્રમાં જણાવ્યું હતું કે કાશ્મીરના લોકો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળવા તત્પર છે અને આ વાત ગામ તરફ પાછા ફરો કાર્યક્રમની મળેલા પ્રતિભાવ થી પુરવાર થાય છે આ કાર્યક્રમ હેઠળ સરકારી અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સરફદ નજીકના ગ્રામ પંચાયતોની પણ મુલાકાત લીધી હતી જેમાં સરહદ પારથી થતાં ગોળીબારના વાતાવરણમાં રહેતા ગ્રામજનોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો અમરનાથ યાત્રા અંગે બોલતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કાશ્મીરના નાગરીકોની આતિથ્ય ભાવનાને કારણે જ અમરનાથ યાત્રામાં છેલ્લા યાર વર્ષની તુલનાએ આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે

તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ચંદ્રથાન ર મિશન દેશના યુવાનોને વિજ્ઞાન અને નવકલ્પના માટે પ્રેરણા પુરી પાડશે

દેશના ઘણા ભાગોમાં પુરની પરિસ્થિતિ અંગે વાત કરતાં તેમણે અસરગ્રસ્ત લોકોને ખાતીર આપી હતી કે કેન્દ્ર સરકાર અને રાજય સરકારો સાથે મળીને રાહત અને સહાય કામગીરી ઝડપથી કરી રહી છે

તેમણે લોકોએ જણાવેલી પરંપરાગત રીતો અને ઉપાયો વિશે જાણકારીને બિરદાવી હતી તેમણે પોતાની જળ નીતી ઘડવા માટે મેઘાલયની પણ પ્રશંસા કરી તેમણે હરીયાણાની પણ પ્રશંસા કરી કે જયાં ઓછા પાણીની જરૂરીયાતવાળા પાકને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે તેમણે કહયું કે પાંચ વર્ષ પહેલા શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનમાં વ્યાપક જનભાગીદારીને કારણે સ્વચ્છતાના સ્તરમાં વધારો થયો છે હવે આ આંદોલન સ્વચ્છતાથી સુંદરતા તરફ આગળ વધ્યું છે ગયા મહિને પ્રસારિત થયેલા મન કી બાત કાર્થક્રમમાં પુસ્તકો વાંચવા માટે તેમને કરેલી અપીલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પુસ્તક વાંચન અંગે પણ ભારે પ્રતિસાદ મળ્યો છે તેમણે કહયું કે ઓગષ્ટ મહિનો ભારત છોડી આંદોલનની યાદ લઈને આવે છે

પશ્ચિમ આફિકાના ત્રણ દેશોની સાત દિવસ સુધી યાલનારી સત્તાવાર મુલાકાતમાં કેન્દ્રિયમંત્રી પ્રતાપયંદ્ર ષડંગી તથા સાંસદ દિલીપ ઘોષ રાષ્ટ્રપતિની સાથે રહેશે વિદેશ મંત્રાલયના સચિવ વિજય ઠાકુરસિંહે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ આજે બપોરે બેનીનમાં કોટોનું પહોંચશે શ્રી કોવિંદ બેનીનના રાષ્ટ્રપ્રમુખ પેદ્રીસ તેલો સાથે આવતીકાલે મંત્રણા કરશે અને ત્યારપછી નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરશે

એ જ દિવસે રાષ્ટ્રપતિ કોવિંદના સંબોધન માટે નેશનલ એસેમ્બલીની ખાસ બેઠક બોલાવવામાં આવી છે વિદેશયાત્રાના છેલ્લા તબક્કામાં રાષ્ટ્રપતિ કોવિંદ ગીનીના પાટનગર કોનાકી આગામી પહેલી ઓગસ્ટે પહોંચશે તેઓ બીજી ઓગસ્ટે ગીનીના રાષ્ટ્રપ્રમુખ સાથે પ્રતિનિધીસ્તરની વાતચીત કરશે

થોડા દિવસો પહેલા તીવ્ર તાવની તકલીફને કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા શ્રી રેડ્ડી વિવિધ સરકારોમાં કેન્દ્રિય માહિતી અને પ્રસારણ શહેરી વિકાસ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી રહ્યા હતા

એક ટ્વીટ સંદેશામાં તેમણે જણાવ્યું છે કે શ્રી રેડ્ડી એક વિચારશીલ વ્યક્તિ રાજકારણી અને ઉત્તમ સંસદ સભ્ય હતા

એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે રેડ્ડીને જાહેર જીવનનો વર્ષોનો અનુભવ હતો

શ્રી ગાંધીએ સ્વર્ગસ્થ રેડ્ડીને અસાધારણ સાંસદ અને તેલંગણાનું ગૌરવ તરીકે ઓળખાવીને જણાવ્યું છે કે સ્વર્ગસ્થ જયપાલ રેડ્રીએ તેમનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું હતું